આ વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં માલિકોને અધિકારનો દાખલો પૂરો પાડવાનો અને પ્રોપર્ટી કાર્ડ્સ આપવાનો છે

લગભગ એક લાખ મિલકત ધારકો તેમના સંપત્તિના કાર્ડ્સ તેમના મોબાઇલ ફોન પર પહોંચાડાયેલી એસ

લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે આ પછી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરવામાં આવશે રામવિલાસ પાસવાન રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના સંસ્થાપક નેતા અને કેન્દ્રિયમંત્રી રામવિલાસ પાસવાનને આજે પટનામાં ગંગા નદીના જનાર્દન ઘાટ પર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

આર્મી નેવી અને એરફોર્સના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

આ અવસરે બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ કેન્દ્રિય રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અશ્વની કુમાર ચૌબે તથા વિવિધ રાજકીય દળોના નેતાઓ હાજર રહ્યા હતા લોક જનશક્તિ પાર્ટીના હજારો કાર્યકર્તાઓએ નેતાને અશ્રુભીની વિદાય આપી શ્રી પાસવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા

જે ફળો શાકભાજી અને મસાલા જેવા રોકડ પાકોની ક્લ્સ્ટર આધારિત ખેતીમાં મદદરૂપ થશે મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે કૃષિ વ્યવસાયમાં સુધારો કરવા માટે એક લાખ કરોડ રૂપિયાના એગ્રી ઇન્ફા ફંડની પણ જાહેરાત કરી છે જે કૃષિ નિકાસને પ્રોત્સાહન આપશે

યુંટણી પંચે જણાવ્યું છે કે કોવીડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં લોકોના પ્રત્યક્ષ સંપર્કની તક ઘટાડવા પ્રસાર ભારતી સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે યુંટણી પંચે વધુમાં જણાવ્યું હતું કે ગત વિધાનસભાની યુંટણીમાં દરેક રાજકીય પક્ષે કરેલી કામગીરીના આધારે જે તે પક્ષનો વધારાના પ્રસારણનો સમય ફાળવવામાં આવશે

આ નિર્ણય મુજબ ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસથી મતદાનના બે દિવસ પહેલાના સમયગાળામાં પક્ષોને પ્રસારણ માટે તક અપાશે જેનું પ્રસારણ બિહારના આકાશવાણી તથા દુરદર્શનના કેન્દ્રો પરથી કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ભાજપ અધ્યક્ષ જે

નફા અને વરીષ્ઠ નેતો બેઠકમાં ઉપસ્થિત છે

આઇપીએલમાં કોલકતા નાઇટ રાઇડર્સે કિંગ્સ ઇલેવન પંજાબને બે રને હરાવી મેચ જીતી લીધી છે

અન્ય મેચમાં રોયલ ચેલેન્જર બેંગલોર અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો યાલી રહ્યો છે બેંગલોરે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનું પસંદ કર્યું છે

પોલીસના જણાવ્યા અનુસાર પુલવામા જિલ્લાના દાદૂરા ગામ અને કુલગામ જિલ્લાના ચીનીગામમાં આતંકવાદી હોવાની માહિતી મળતા જમ્મુ કાશ્મીર પોલીસ અને કેન્દ્રિય અનામત પોલીસદળ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું તેમણે શંકાસ્પદ સ્થળો પર તપાસ કરી છુપાયેલા આતંકવાદીઓને ઠાર માર્યા હતા

જેમાનો એક આતંકવાદી પાકિસ્તાનનો રહેવાસી છે તેમની પાસેથી શસ્ત્રો દારૂગોળો બે એ

રાઇફલ અને એક એમ

ગઇકાલે યુવા અને રમતગમત બાબતના મંત્રાલયે સ્વીમર માટે સ્વીમીંગ પુલના વપરાશ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર એસઓપી જાહેર કરી છે પહેલા કેન્દ્રિય મંત્રાલયે કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સ્વીમીંગ પુલ ખોલવા માટે મંજુરી આપી હતી યુવા અને રમતગમત મંત્રાલયના જણાવ્યા અનુસાર સ્વીમીંગ ફેડરેસન ઓફ ઇન્ડિયાએ પણ આ નિર્ણયને આવકાર્યો છે અને સ્વીમીંગ પુલ ચાલુ કરવા માટેની એસઓપી ને પણ આવકારી હતી પિયુષ ગોયલ કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રગતિ મેદાનમાં ચાલી રહેલા નિર્માણ કાર્યની અને પ્રદર્શન સહ સંમેલન કેન્દ્રના નિર્માણ કાર્યની સમીક્ષા કરી આવાસ અને શહેરી કાર્યમંત્રી હરદીપ સિંહ પુરી પ્રધાનમંત્રીના પ્રધાન સલાહકાર પી

બેઠકમાં નિર્માણ કાર્યને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા બાદ શ્રી ગોયલે નિર્માણ કાર્યની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો લોકડાઉનના કારણે નિર્માણ કાર્યમાં વિક્ષેપ પડ્યો હતો પરંતુ જૂનમાં એ કામગીરી ફરી શરૂ થઇ હતી

આ ટેલિવિઝન ચેનલ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી યૂક્યા છે મુંબઇના ક્રાઇમ ઇન્ટેલીજન્સ યુનિટે કાલે શીવ સુંદરમને સમન્સ પાઠવ્યું હતું અને તપાસમાં સાથ આપવા જણાવ્યું હતું વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર શીવ સુંદરમ હાજર રહ્યા નહોતા મેડીસન વર્લ્ડ અને મેડીસન કોમ્યુનિકેશનના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર સેમ બલસારાએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર રહીને પોતાનું નિવેદન આપ્યું હતું મુંબઇ પોલીસ ટેલીવીઝન રેટીંગ પોઇન્ટસ ટીઆરપી મામલે તપાસ કરી રહી છે મુંબઇ પોલીસ આ મામલે મરાઠી ટીવી ચેનલ ફક્ત મરાઠી અને બોક્સ સિનેમા અને કેટલીક વિજ્ઞાપન એજન્સીઓના એકાઉન્ટન્સને પણ બોલાયા છે બે ટીવી ચેનલોના માલિક સહિત ચાર લોકોની ગુરૂવારે ધરપકડ કરાઇ હતી

મુખ્ય સચિવે આવનાર ઠંડીની ઋતુમાં જમ્મુ અને કાશ્મીરમાં વીજ પુરવઠાની માંગને પહોંચી વળવા માટે વીજ વિકાસ વિભાગની તૈયારીઓ અને એક્શન પ્લાન વિશે ચર્ચા કરી